ઉલ્લેખીયે છે કે કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી સહિત કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પ્રથમ હરોળના કર્મચારીઓને કોવિડની રસી આપવાનો નિર્ણય લીધો છે દેશ વ્યાપી રસીકરણ કાર્યક્રમ માટે કો વીન ઓનલાઈન ડિજીટલ મંયનો ઉપયોગ કરાશે આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આ ઓનલાઈન મંચની મદદથી રસીઓનો સ્ટોક સ્ટોરેજ તાપમાન અને અન્ય મહત્વની વિગતો મળી શકશે

તેમણે કહ્યું કે જે લોકો પોતાનાં સ્વાર્થ માટે રસી અંગે રાજનીતી કરી રહ્યા છે અને ડોકટરો તથા વૈજ્ઞાનિકોને અપમાનિત કરવાની કોશીશ કરી રહ્યા છે

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે સ્થાયી સમિતિઓને મંત્રાલયો અથવા વિભાગોની અનુદાન માટેની

ફેબ્રુઆરીએ મુલતવી રહેશે બજેટ સત્રનો બીજો ભાગ આઠમી માર્ચે શરૂ થશે અને સત્ર આઠમી એપ્રિલે પૂર્ણ થવાની સંભાવના છે આ મહિનાની પાંચમી તારીખે સંસદીય

જાન્યુઆરીથી શરૂ કરવા અને આઠમી એપ્રિલના રોજ સમાપ્ત થવાની

આ બે દિવસીય સંમેલનનું આયોજન વાણિષ્ઠ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ઉદ્યોગ તથા આંતરીક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે આ શિખર સંમેલનનું ઉદધાટન કરશે

પચ્ચીસ દેશોનાં બસોથી વધારે વક્તાઓ સહભાગી થવાનાં હોઈ આ સંમેલનનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સંમેલન હશે

ક્રષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડૂત નેતાઓ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરવા તૈયાર છે તથા આશા છે કે આ ચર્ચા સકારાત્મક હશે સર્વોચ્ય અદાલતે મંગળવારે બીજો હુકમ ન થાય ત્યાં સુધી ત્રણ ક્રષિ કાયદાના અમલ કરવાનું મોકુફ રાખવા સરકારને જણાવ્યું હતું અદાલતે ખેડૂતોની ફરિયાદ અને સરકારના વિચારો જાણવા માટે એક સમિતિની રચના પણ કરી છે ભારતીય ખેડૂત સંગઠનના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ માન શેતકરી સંગઠન મહારાષ્ટ્રના અધ્યક્ષ અનિલ ધનવત આંતરરાષ્ટ્રીય ખાદ્યનીતી સંશોધન સંસ્થાના પ્રમોદક્રમાર જોશી તથા કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીની આ સમિતિમાં નિયુક્તિ કરવામાં આવી છે શ્રી માન ગઇકાલે યાર સભ્યોની આ સમિતિમાંથી જાતે જ ખસી ગયા છે

શ્રી ગ્વાવલી આજે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મંત્રણા કરશે શ્રી ગ્વાવલી તથા શ્રી જયશંકર આજે દિલ્હીમાં યોજાનારી ભારત નેપાળ સંયુક્ત પંચની બેઠકમાં ભાગ લેશે

શ્રદ્વાળુઓની ફરિયાદો દૂર કરવા તથા તેમને જાણકારી આપવાના ઉદ્દેશથી વહીવટીતંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રી સિન્હાએ કહ્યું કે આ ધર્મસ્થળ દ્વારા પહેલીવાર એવી સુવિધા આપવામાં આવી છે જેનાથી વિશ્વભરના શ્રદ્ધાળુઓને ઘણી મદદ મળશે અને યાત્રા સંબંધિત તેમના પ્રશ્નોના જવાબ અને ફરિયાદોના નિકાલ ઉપરાંત સમયસર સૂચનાઓ ઉપલબ્ધ કરાવાશે તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાની યાત્રાનો કાર્યક્રમ તૈયાર કરતા પહેલા હવામાન અંગેની માહિતી હેલીકોપ્ટરની ઉપલબ્ધતા બેટરી સંચાલિત વાહનો આવાસ વ્યવસ્થા સહિત અન્ય સુવિધાઓની માહિતી મળવાથી તેઓ તેમની યાત્રા સુખદ અને યાદગાર બનાવી શકશે

તથા ઇમેલ સેવા દ્વારા પણ કોલ સેન્ટરનો સંપર્ક કરી શકશે

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેંટીગ કરવાનો નિર્ણય કર્યો હતો ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી

હેરીસની વિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુમાવી હતી સિરાજ અને શાર્દુલ ઠાકુરે એક એક વિકેટ ઝડપી છે ઓસ્ટ્રેલિયાએ લંચ સમય સુધીમાં પ્રથમ ઈનિંગમાં બે વિકેટ પાંસઠ રન નોધાવ્યા છે

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને ગઈકાલથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં તરફ ગતિ કરશે આ ઉત્સવ ધાન્ય સુખાકારી અને સમૃદ્ધિ માટે ધરતીમાતાનો આભાર

જીવન પ્રેમ પૈસો રાજનીતી અને અન્ય ઘણા વિષયો પર વલ્લુરના દોહાઓનું આજે પણ સમગ્ર વિશ્વમાં અનુસરણ કરવામાં આવી રહ્યું છે તિરુવલ્લરના એક હજાર ત્રણસો ત્રીસ દોહાઓના અસાધારણ યોગદાનનું ઘણા ભારતીય ભાષાઓ અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે તેઓને દિવ્ય કવિ પણ કહેવામાં આવે છે કારણ કે તેમના દોહા આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે